ટી બસ વ્યવહાર સદંતર બંધ કરી કોરોના સંક્રમણ રોકવા પ્રયાસ કરાયો

રાજ્યપાલ કોરોના સેવા યજ્ઞ ગાંધીનગર ખાતેથી રાજયપાલ આચાર્ય દેવવ્રતે કોરોના સેવા યજ્ઞ નો પ્રારંભ કરાવ્યો છે અને કોરોના કટોકટીને પહોંચી વળવા માટેની યથાશક્તિ મદદ રૂપાણી સરકારને પૂરી પાડવાનું આહ્વાન તેમણે પ્રજાને કર્યું છે

ગુજરાતના ધર્મસ્થાનો અને ટોચની સામાજિક સંસ્થાઓને આર્થિક યોગદાન માટેની અપીલ કરતાં તેમણે જણાવ્યું છે કે કોરોના સેવા ય જ્ઞને વ્યાપક જન અભિયાન બનાવવા માટે પ્રબુધ્ધ નાગરિકો આગળ આવે અને અભૂતપૂર્વ આરોગ્ય સંકટ વેઠી રહેલી સરકારને મદદરૂપ બને તનમન અને ધનથી કોરોના દર્દીઓની સેવા કરી નાગરિક ધર્મ બજાવવાની પ્રજાજોગ અપીલ પણ તેમણે બહાર પાડી છે

પાટિલ ત્યાં પહોચ્યા હતા અને પક્ષના કાર્યકરો દ્વારા ચાલતી સેવા પ્રવૃતિને બિરદાવી હતી શ્રી પાટિલ ત્યાંથી જામનગર પહોંચ્યા હતા અને રાજપુત સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું ઉદ્વાટન કર્યું હતું રૂપાણી સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંસ્થા દ્વારા કોવિડ દર્દીઓની સેવા માટે આ શિબિર થોજાઈ હતી સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન શ્રી પાટિલે પાયાના કાર્યકરો સાથે બેઠક કરી હતી અને કોરોના દર્દીઓની સેવામાં લાગી જવા સૌને કહ્યું હતું ક ચછ કચ્છમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના ઈલાજ માટે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો હવે તાલુકા મથકે મળી રહેશે અગાઉ માત્ર ભુજની જી

જનરલ હોસ્પિટલમાંથી જ ઇન્જેક્શન અપાતાં હતાં લોકોને હાલાકી ન પડે તે માટે મુખ્યમંત્રીની સુચનાથી આ જથ્થો હવે તાલુકા મથકે ઉપલબ્ધ કરાવવામાં આવશે આજથી અંજાર ખાતે રેમડેસિવીર ઈન્જેકશન આપવા માટેના આદેશો પણ કરાયા છે તેમ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગનો દર વધારવામાં આવ્યો છે તેમજ લોકોને કોરોના સામે રક્ષણ આપવા જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રસીકરણની સઘન કામગીરી થઈ રહી છે

આર્સેલર મિત્તલ ગેસ બેઝ ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ત્યાંથી અન્ય કોઈ સ્થળ ઉપર ઓક્સિજન લઈ જવો સંભવ નથી પણ ત્યાંને ત્યાં જો કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવે તો ઓક્સિજન સીધો જ દર્દીઓને આપી શકાય ઓક્સીજનના કારખાનામાં સગવડ ઊભી કરવાનો આ અનોખો પ્રયોગ સફળ થશે તેવી આશા જિલ્લા તંત્રને છે અદાણીની સેવા દેશાવરથી ઓક્સીજનનો જથ્થો કચ્છના મુંદ્રા બંદરે ઉતરવાની ભગીરથ કામગિરિ અદાણી જુથ દ્વારા હાથ ધરાઈ હોવાનું તેના વડા ગૌતમ અદાણિએ જણાવ્યુ છે

ટી બંધ મહારાષ્ટ્રથી ગુજરાત અને ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતી આવતી બસો કોરોનાને પગલે તાપી એસ ટી નિગમની દ્વારા બંધ કરાઈ છે તથા તાપી જિલ્લાના અંતરિયાળ ગામોના આશરે સો જેટલા રૂટો પણ તાપી એસટી વિભાગ દ્વારા બંધ કરાયા છે

તેમણે ઉમેર્યું છે કે જ્યારે ઓક્સિજનની આયાતકાર કંપનીઓને કસ્ટમ ડ્યુટીમાં માફી આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે ત્યારે કોરોના સારવારમાં વપરાતા મેડિકલ ઑક્સીજન પર વસૂલાતો જીએસટી માફ કરવામાં આવે

પાટણ કલેક્ટર અપીલ કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લા પૈકીના એક એવા પાટણ કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું છે કે ગામડામાં કોરોના સંક્રમણ વધ્યું હોવાથી ત્યાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વધારવામાં આવી રહ્યા છે પરંતુ લોકોને અપીલ છે કે તેઓ જાતે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવે તેમણે ઉમેર્યું હતું કે સેલ્ફ આઈસોલેશન અને પ્રાથમિક સારવારની વ્યુહરચનાથી જ કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાશે હોસ્પિટલમાં એડમીટ થવાની સંભાવના ઘટાડવા માટે કોરોના ટેસ્ટની રાહ જોયા વગર આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી મેડિસીન કીટથી પ્રાથમિક સારવાર શરૂની અપીલ તેમણે લોકોને કરી છે રસીકરણ ઝુંબેશમાં ગામડાંઓને જોડવા માટે તેમણે સરપંચ સહિતના આગેવાનોનો સંપર્ક શરૂ કર્યો છે હવામાન સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળવાની આગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે

અમરેલી જિલ્લામાં ધારી શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થયો છે વીરપુર સહીત આસપાસના ગામોમાં વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામ આસપાસ પણ વરસાદી ઝાપટા પડ્યા હતા ખાંભા શહેર અને અનિડા ઇંગોરાળા જેવા આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો તો કેટલાક ગામોમાં ધોધમાર તો ક્યાંક અમી છાંટા ક્યાંક ઝાપટું ક્યાંક વરસાદી માહોલ વચ્ચે ઠંડો પવન આ પ્રકારના વરસાદી માહોલથી લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો ગ્રામીણ વિસ્તારમાં પશુ માટે રાખેલ ઘાસચારો ખુલ્લામાં રાખેલ હોય કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે ગીરમાં ભારે વરસાદી ઝાપટા સાથે બરફના કરા વરસતા ખેડૂતો ચિંતિંત બન્યા છે પવન સાથે વરસાદ થતાં આંબા પરની કેરી ખરવા લાગી હતી જેથી આસપાસના કેસર કેરીના બગીયામાં ભારે નુકસાન થયું છે પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં આજે બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું લખપતના મેઘપર ગામે ઝાપટા સાથે કરાનો વરસાદ પણ પડ્યો હતો લોકોએ કરાને હાથેથી વીણીને ફોટો પડાવી આનંદ વ્યક્ત કરાયો હતો જ્યારે ખેડૂત વર્ગે ઉભા પાકને લઈ મેઘરાજાને સંયમ રાખવા અને ગઈ કાલે અબડાસા તાલુકામાં પણ કરા સાથેનો વરસાદ પડ્યો હતો

ડી પટેલને ઓક્સીજનની ફેકટરી છે અને અત્યારે તમામ હોસ્પિટલોમાં બેડની સાથે સાથે ઓક્સીજન પણ ખૂટી પડ્યો છે ત્યારે તેઓએ પોતાની ફેકટરીમાં ઉત્પાદિત થતો તમામ ઓક્સિજન જરૂરિયાતમંદ દર્દીની સેવામાં આપ્યો છે

તેમ જણાવ્યું છે તો મોરબીમાં રહેતા હિતેશભાઈ રામાવત અને કેતનભાઈ રામાવત દર્દીઓની મુશ્કેલી જોઇને તેમની પોતાની ઇકો ગાડી અને પાંચ જેટલી એમ્બ્યુલન્સ જરૂરિયાત મંદદર્દીઓને નિઃશુલ્ક આપી રહ્યા છે અને કોરોના મહામારી જ્યાં સુધી ચાલુ રહશે ત્યાં સુધી નિઃશુલ્ક સેવાયજ્ઞ શરુ રાખવાનો નિર્ધાર કર્યો છે